પાંચ દિવસની આ મુલાકાતમાં પ્રધાનમંત્રી ત્રણ દેશો સાથે પરસ્પર હિતના વિષય પર પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીત કરશે પ્રધાનમંત્રીની ઇન્ડોનેશિયાની સૌપ્રથમ સત્તાવાર મુલાકાત છે જ્યારે સિંગાપોરની આ તેમની બીજી મુલાકાત છે ભારત પોતાની પૂર્વ તરફની કાર્ય નિતીને મહત્વ આપી રહ્યું છે તે જોતા આ મુલાકાતને ઘણી મહત્વની માનવામાં આવે છે યાત્રા પૂર્વેના નિવેદનમાં પ્રધાનમંત્રીએ આશા દર્શાવી કે આ મુલાકાતથી બંને દેશો વચ્ચેના દ્વિપક્ષી સંબંધો ગાઢ બનશે

અંગદાન અને દેહદાનની ઉચ્ચતમ ભાવના અનેક જરૂરિયાતમંદ જિંદગીઓને નવજીવન બક્ષી રહી છે એમ રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદે જજ્ઞાવ્યું છે સુરતના સરસાજ્ઞા સ્થિત કન્વેન્શન હોલ ખાતે આજે અંગદાન કરનાર વ્યકિતઓના પરિવારજનોનું અભિવાદન અને સન્માન કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ શ્રી કોવિંદ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદે દેશમાં અંગદાન અને દેહદાન માટે જાગૃતિ વધે તે માટે પ્રયાસરત ડોનેટ લાઇફ સંસ્થાના પ્રયાસોની સરાહના કરી હતી દરમ્યાન આ પ્રસંગે રાજ્યપાલ શ્રી કોહલીએ અંગદાનક્ષેત્રની આ કામગીરી રાજ્યને નવી ગરીમા બક્ષી રહી છે તેમ જણાવ્યું હતું તેમજ મુખ્યમંત્રી શ્રી રૂપાણીએ જણાવ્યું હતું કે ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ યુનિવર્સિટીની સ્થાપનાની દિશામાં રાજયસરકાર આગળ વધી રહી છે અંગદાન ક્ષેત્રે ગુજરાત દેશને દિશાનિર્દેશ કરી રહ્યું છે તેમ શ્રી રૂપાણીએ ઉમેર્યું હતું

ઇસરોના વૈજ્ઞાનિક પદ્મશ્રી એ

કિરણ કુમાર તથા નોબલ વિજેતા અને બચપન બચાઓ આંદોલનના પ્રજ્ઞેતા કૈલાશ સત્યાર્થીને સંતોકબા એવોર્ડ રાષ્ટ્રપતિના હસ્તે એનાયત કરાવવામાં આવ્યો હતો

ચાર મોખરે પ્રદેશમાં તિરૂવનંતપુરમ ચેન્નાઇ અને અજમેરનો સમાવેશ થાય છે

સૂચિત મઠ હસ્તગત કરવા અંગેનો સમારોહ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાલી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલની ઉપસ્થિતીમાે શહેરના સિંધુ ભવનમાં યોજાશે આ પ્રસંગે રામકૃષ્ણ મઠના મહામંત્રી સ્વામી સુવિરાનંદજી મહારાજ બેલુર મઠ વતી કેન્દ્રના દસ્તાવેજોનો સ્વીકાર કરશે

ચોમાસું કેરળ પહોંચી ગયું છે